તેમણે ભારપૂર્વક ઉમેર્યુ કે આ ખરડામાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે અને તેમના હિતને નુકસાન થાય તેવી એક પણ જોગવાઇ તેમાં નથી તેમણે કહ્યું કે રાજકીય વિરોધીઓનો અપપ્રચાર ખરેખર તો ખેડૂત વિરોધી પ્રવૃતિ છે

તેમણે કહ્યું કે નલ સે જલ યોજના હેઠળ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી લોકોને પથરી હાથીપગા જેવા રોગથી મુક્ત કરવા છે સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂ

બ્રાહ્મણી ડેમ આધારિત રૂ

તેમણે ઉમેર્યુ હતું કે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં નાગરિકોને પાણી માટે બોર કરાવવા પડતા ડંકી હેન્ડ પંપ દ્વારા પાણી મેળવવું પડતું અને એક બેડા પાણી માટે ગામડાની બહેનોને દૂર દૂર જવું પડતું હવે આ બાબત ભૂતકાળ બની ગઈ છે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે રાજ્ય સરકારે ગામે ગામ પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલોજી યુક્ત મેપીંગ કર્યું છે

કોરોના લોકડાઉનને લીધે બંધ થયેલી પેસેનજર ટ્રેન તબક્કાવાર શરૂ કરવાની માંગણી પણ શ્રી ચાવડાએ ગૃહમાં રજૂ કરી હતી

જહાજ ભાંગવાં માટે સોંપાયું તે અગાઉ યુદ્ધને લગતી આંતરિક મશીનરી કાઢી લેવામાં આવી છે આ જહાજને મુંબઈથી ટગ દ્વારા અલંગ અને ભાવનગરના બંદરે એન્કરેજ પોઇન્ટ પર ખેંચી લાવવામાં આવ્યું છે આ જહાજની કસ્ટમની તપાસ સહિતની સરકારી પ્રક્રિયાઓ મંગળવારથી હાથ ધરવામાં આવશે અલંગના શ્રીરામ ગ્રીન રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ મુકેશ પટેલ દ્વારા આ ઐતિહાસિક જહાજ વિરાટને ખરીદી અહી લાવવામાં આવ્યું છે પાક નુકશાની સહાય રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાવવાની કારણે મગફળી કપાસ ડાંગર તલ બાજરી દિવેલા અને શાકભાજી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે

મુખ્યસ જિલ્લા આરોગ્યા અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે જણાવ્યુંય છે કે શરદી ઉધરસ તાવના લક્ષણો ધરાવતા લોકોને શોધી કાઢી યોગ્યક નિદાન વડે તેમણે સારવાર અપાશે

નલ સે જલ યોજના કેન્દ્ર સરકારે દરેક ઘરને નળ જોડાણ મળી રહે તે માટે નલ સે જલ ચોજના શરૂ કરી છે

આ કામગીરીમાં મહેસાણા ઉત્તર ગુજરાતમાં પ્રથમ અને ગુજરાત રાજ્યમાં બીજા ક્રમે આવી ગયો છે

હવે ધીરે ધીરે કપાસની આવક શરૂ થશે વિસનગર તાલુકાની ખેડૂતો હવે કપાસનું વેચાણ કરવા આપશે માર્કેટયાર્ડમાં હરાજીનો પ્રારંભ થઇ ચૂકથો છે હવે કપાસની ભાવમાં વધારો પણ આપી શકે તેમ છે વડોદરા સર્વેક્ષણ વડોદરા શહેરમાં આજથી નવા અભિગમ સાથે ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થયો છે

અને ઘેર રહીને સારવાર લેતા કોવિડ પોઝિટિવ દર્દીઓ પૈકી વધુ જોખમ ધરાવતા દર્દીઓને તારવીને ખાસ કાળજી લેવામાં આવશે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડોકટર વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સર્વેક્ષણના આઠમા દોરનું આયોજન કરવામાં આવ્યું છે